શ્રી મોદીએ પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવ્યું તે પ્રસંગે એનડીએના અનેક આગેવાન પણ હાજર રહ્યા હતા જેમાં અકાલીદળના પ્રકાશસિંહ બાદલ જદયુના નીતિશકુમાર શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે તથા લોકજનશક્તિ પાર્ટીના રામ વિલાસ પાસવાનનો સમાવેશ થાય છે

સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આસારામના પુત્ર નારાયણ સાંઈ સહિત પાંચ આરોપીને દોષિત ઠરાવાયા છે

નારાયણ સાંઈ સિવાયના ચાર આરોપીમાં ગંગા જમુના હનુમાન અને રમેશ જેવા સાધકનો સમાવેશ થાય છે

કેસ દરમિયાન નારાયણ સાંઈ સિવાયના ચાર આરોપીને જામીન મળી ગયા હતા જ્યારે નારાયણ સાંઈને લાજપોર જેલમાં રખાયો છે

ગુજરાત વિધાનસભામાં રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને એવી ચીમકી આપી છે કે જો તેમને ધારાસભ્ય પદેથી હટાવાશે તો કોંગ્રેસે તેના માઠા પરિણામો ભોગવવા પડશે કોંગ્રેસ દ્વારા ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને એક આવેદન પત્ર આપીને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા રજૂઆત કરાઈ હતી આ આવેદન પત્રમાં જણાવાયું છે કે અલ્પેશ ઠાકોરે માત્ર રાજીનામું નથી આપ્યું પરંતુ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે પ્રચાર કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે કોંગ્રેસની આ હિલચાલ સામે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે તેઓ ધારાસભ્ય પદ છોડશે નહીં અને જો તેને ગેરલાયક ઠરાવાશે તો કોંગ્રેસને તેના માઠા પરિણામો ભોગવવા પડશે તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોંગ્રેસે આ પ્રકારની માંગણી ગુજરાતમાં ચૂંટણી પહેલાં કેમ નહોતી કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટ પરીક્ષા લેવામાં આવી હતી

તેમાં ભૌતિક શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર ગણિત અને જીવ વિજ્ઞાનની પરીક્ષા યોજવામાં આવી હતી

ગરમીને લીધે પરીક્ષા કેન્દ્ર ઉપર પાણી તથા ઓ

ની વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારંભ આવતીકાલે યોજાનાર છે રાજ્યપાલ ઓ

કોહલીના અધ્યક્ષપદે યોજાનાર દિક્ષાંત સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્ર સરકારના પશ્રપાલન કમિશનર ડોક્ટર સુરેશ હોન્નાપાગોલ ઉપસ્થિત રહેવાના છે પશુપાલન તથા ડેરી વિજ્ઞાનનો અભ્યાસક્રમ ચલાવતી રાજ્યભરની કોલેજના સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં પદવી એનાયત થશે ઉત્કૃષ્ઠ દેખાવ બદલ સાત જેટલા તેજસ્વી વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક પણ અપાશે

મુંબઈમાં ઘાટકોપર ખાતે શ્રી રૂપાણીનો રોડ શો તથા જનસભા આવતીકાલે શનિવારે યોજાયા છે લોકસભાની મુંબઈ ઉત્તરપૂર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર મનોજ કોટકના સમર્થનમાં તેઓ પ્રચાર માટે મુંબઈ જવાના છે બીજા દિવસે રવિવારે શ્રી રૂપાણી મધ્યપ્રદેશમાં સાગર ખાતે પહોંચવાના છે જ્યાં તેઓ સાગર બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજબહાદૂરસિંહની જીત માટે પ્રચાર કરશે રવિન્દ્ર કલાભવન ખાતે યોજાનાર પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં પણ શ્રી રૂપાણીનું વક્તવ્ય ગોઠવાયું છે માળીયા હળવદ રોડ પર માણાબા પાટિયા પાસે બે કાર સામસામે અથડાતાં પાંચ જણાના મોત થયાં છે તેમાં એક મહિલા અને ચાર પુરૂષોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા

માળીયા પોલીસ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તેમજ મૃતકના દેહને પોસ્ટમોટર્મ માટે માળિયા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે

અમદાવાદ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જોકે આ જ સમયગાળામાં ગરમીનું પ્રમાણ વધુ વધશે તો રેડ એલર્ટ જાહેર થઈ શકે છે

આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાથી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે અચાનક ગરમીના વધેલા પ્રકોપથી લોકોમાં ડી હાઇડ્રેશન અને પેટની બીમારીની ફરિયાદોમાં વધારો થયો છે

શ્રી પ્રજાપતિએ વધુ વિગતો આ રીતે આપી

ડામોરે અમારા પ્રતિનિધિને જણાવ્યું છે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસે એક નવા આકર્ષણનો ઉમેરો થવા જઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં નર્મદા નદીના પટમાં જેટ્ટી બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે વિયર ડેમમાં વોટર સ્પોટ ઊભું કરાશે

તેમજ બોટ પણ તરતી મૂકાશે જેથી પર્યટકો માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે તાપી જિલ્લામાં આવેલા કાકરાપાર અણુ વિદ્યુત મથક દ્વારા આસપાસના ગામડાંઓ માટે ખાસ નેત્ર યજ્ઞનું આયોજન કરાયું હતું

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે